પ્રાદેશિક સમાચાર નીકિતા શાહ વાંચે છે વૈદિક મંત્રોચ્યાર સાથે ઉમિયાધામ ઉંઝામાં લક્ષયંડી મહોત્સવનો આરંભ જાણીતા હાસ્ય લેખક અને સાહિત્યકાર રતિલાલ બોરીસાગરને કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનો પુરસ્કાર જાહેર કરાયો

તાપમાન સામાન્ય કરતાં એકથી છ ડિગ્રી ઓછું નોંધાયું રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની લીગ મેચોમાં વડોદરાએ મધ્યપ્રદેશ સામે

મહોત્સવમાં ભાગ લેવા અગ્રણી મહાનુભાવો સહિત મોટી સંખ્યામા શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે સાંજે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલા શ્રી સૌરભ પટેલ અને શ્રી જીતુભાઇ વાઘાણી સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા સમારંભના અધ્યક્ષપદે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દાતાઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ આ ઉપરાંત ઉમિયાનગરમાં મેડીકલ સેવા કેમ્પ અન્નપૂર્ણા કક્ષ આર્ટ એન્ડ ક્રાફટ માર્કેટ પણ ખૂલ્લું મૂકાયું છે

મહાયજ્ઞમાં જવા આપવા માટે એસટી નિગમ દ્વારા અમદાવાદથી વિશેષ બસો ચલાવાઈ રહી છે

ગુજરાતી ભાષાનો ચાલુ વર્ષનો પુરસ્કાર હાસ્ય લેખક અને સાહિત્યકાર રતિલાલ બોરીસાગરને આપવામા આવ્યો છે તેમના નિબંધસંગ્રહ મોજમાં રેવુ રે માટે તેમને આ પુરસ્કાર આપવામા આવ્યો છે

ય અકાદમી પુસ્કાર એનાયત કરાયો હતો

તેમાં હિન્દીમાં સાહિત્યકાર નંદકિશોરના કાવ્યસંગ્રહ ચિલતે હએ અપને કો તથા અંગ્રેજી સાહિત્યમાં ડોકટર શશી થરૂરના પુસ્તક એન એરા ઓફ ડાર્કનેસની પસંદગી થઇ છે સંસ્કૃતમાં પેન્ના મધુસૂધનની કૃતિ પ્રજ્ઞાચક્ષુસમ્ અને ઉર્દુ સાહિત્યમાં શફી કીડવાઇના જીવનચરિત્ર સ્વનેહ એ સર સઇદ એક બજદીદની પસંદગી થઇ છે

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભારપૂર્વક કહ્યું હતું કે રાજ્યના યુવાનોને સરકારી સેવામાં જોડવાને રાજ્ય સરકારે પ્રાથમિકતા આપી છે તેમણે જણાવ્યું હતું કે રેવેન્યુ તલાટી અને લોકરક્ષક દળની પરીક્ષામાં પેપર ફૂટવાની રજૂઆતો મળતા જ સરકારે નિષ્પક્ષ તપાસ કરાવીને યુવાનોના હિતમાં તમામ પરીક્ષાઓ પારદર્શિતાથી ફરીથી યોજીને નિમણૂંકો આપી દીધી છે શ્રી જાડેજાએ વિપક્ષના નેતા દ્વારા પરીક્ષાના આયોજન અંગે કરાયેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે

આ ફાઇવસ્ટાર કક્ષાની ગ્રાન્ડ મરકયુરી હોટલ ગિફટ સિટીમાં બ્રિગેડ ગૃપ અને એકોર ગૃપના સંયુકત સાહસ તરીકે શરૂ થઇ છે

તેમણે કહ્યુ કે રાજ્યમાં બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ અને પ્રોત્સાહક પોલિસીઝને પરિણામે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે આ સંજોગોમાં વિકાસ સાથે સમૃદ્ધિ અને સમૃદ્ધિ સાથે સન્માનની દિશામાં એકોર બ્રિગેડ ગૃપનું ગિફટ સિટીમાં આગમન ગિફટ સિટી અને હોટલ ગૃપ બેય માટે વિન વિન સિચ્યુએશન બની રહેશે

સૌથી ઓછું છ ડિગ્રી લધુત્તમ તાપમાન સૌરાષ્ટ્રના નલિયામાં નોંધાયું છે જે સામાન્ય કરતા છ ડિગ્રી ઓછું હતું

કંડલા પોર્ટ ખાતે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી રાજકોટમાં ચાર ડિગ્રી દ્વારકા પોરબંદર દીવ તથા મહુવામાં ત્રણ ડિગ્રી સેલ્સીયસ ઓછું લધુત્તમ તાપમાન નોંધાયું હતું

ભુજ અમરેલી ભાવનગર મહ્વા ડીસા અને વડોદરામાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રી દ્વારકા પોરબંદર રાજકોટ અને અમદાવાદમાં સામાન્ય કરવા ચાર ડિગ્રી ઓછું મહત્તમ તાપમાન નોંધાયું હતું

વડોદરા વતી એલ મેરીવાલા કુણાલ પંડ્યા અને વિષ્ણુ સોલંકીએ દરેકે એક એક વિકેટો ખેરવી હતી

સરકારની યોજનાઓનો લાભાર્થીઓને સીધો લાભ મળે તેવા પ્રયાસોના ભાગરૂપે ક્લેક્ટર સુશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષપદે આ ઓપન હાઉસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું